શ્રી મોદીએ ભાર પૂર્વક કહ્યું કે ખાસ પ્રાદેશિક દરજ્જાના કારણે કાશ્મીરને અલગતાવાદ આતંકવાદ

પ્રધાનમંત્રીએ ખાત્રી આપી હતી કે કાશ્મીરના લોકો કોઈપણ મુશ્કેલી વગર ઇદ ઉજવી શકશે

મહારાષ્ટ્ર કર્ણાટક અને કેરળમાં પૂરના કારણે ઉભી થયેલી

ભારત અને બાંગ્લાદેશ ગંગાનદીના જળનો વધુમાં વધુ ઉપયોગ કરવા સંયુક્ત ટેકનિકલ સમિતિની રચના કરવા સંમત થયા છે

ગઇકાલે સાંજે રાષ્ટ્રજાગ સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક દેશ તરીકે ભારતે આ ઐતિહાસિક નિર્ણય લીધો છેતેમણે કહ્યું કે

વધારવામાં મદદ મળી હતી પ્રધાનમંત્રીએ કહ્યું કેપરિવાર વાદ આધારિત રાજકારણના કારણે જમ્મુકાશ્મીરના યુવાનોની આગળ તેમણે કહ્યું કે વધવાની તકો સીમીત થઈ હતી નવી પદ્ધતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મયારીઓ તથા કાશ્મીર પોલીસના જવાનોને અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારી ગણની જેમ જ સુવિધાઓ મળશે

શ્રી મોદીએ કહ્યું કે આ નિર્ણથનો વિરોધ કરનાર લોકોના વિયારોને તેમની સરકાર સન્માન આપે છે અને તેમના વિરોધના મુદ્દાઓ અંગે ઘટતી કાર્યવાહી કરાશે જાકે તેમણે આ પ્રકારનો વિરોધ કરનારાઓને જમ્મુ કાશ્મીર અને લદ્દાખને નવી દિશા આપવાના સરકારના પ્રથાસોને મદદરૂપ થવા તથા રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખવાની અપીલ કરી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજ્યની નવી વ્યવસ્થાના લીધે જમ્મુ અને કાશ્મીર આતંકવાદ અને અલગતાવાદથી મુક્ત થશેકાશ્મીરમાં પંચાયતની ચૂંટણીઓ જે રીતે પારદર્શક રીતે યોજાઈ છે તેવી જ રીતે વિધાનસભાની યૂંટણી પણ યોજાશે પ્રધાનમંત્રીએ કહ્યું કે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશની રચના બાદ લદ્દાખનો વિકાસ એ કેન્દ્ર સરકારની ખાસ જવાબદારી રહેશેતેમણે કહ્યું કે લદ્દાખના લોકોને તેમના વિસ્તારમાં જૈવ

વિશ્લેષણ સંસ્થાની બેઠકમાં બોલી રહ્યા હતાતેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં આ મુદ્દે કાયમી ઉકેલ માટે પાયાની તૈયારીઓ કરવામાં આવી હતીશ્રી રાજનાથસિંહે કહ્યું કે

મે વિભાગીય અને જિલ્લા સ્તરે કામ કરતા તથા શ્રીનગરમાં સચિવાલય ખાતે કામ કરતા બધા જ સરકારી કર્મચારીઓને તત્કાળ ફરજ ઉપર હાજર થવાનો આદેશ આપ્યો છે

કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વધારાની બોટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આગામી બે દિવસમાં હજી વધુ વરસાદ થવાની સંભાવના દર્શાવી છેપાક

આ નિર્ણયથી પર્યાવરણને અનુકૂળ જાહેર પરિવહન સેવાને નવું બળ મળશે

ગઈકાલે ઢાકામાં યોજાયેલી સચિવ સ્તરની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો બંને દેશો તીસ્તા સહિત આઠ નદીઓના જળ વહેંચણી બાબતે વચગાળાની જળવહેંચણી સમજતીનું માળખુ ઘડવા પણ સંમત થયા છે બંને દેશોએ નદીઓના જળના પ્રદૂષણ અંગે પણ ચર્ચા કરી હતી

તેમણે આ મુદ્દાને સામાજીક જવાબદારી ગણીને કુટુંબ સમુદાય તથાકાર્યના સ્થળે માતાને અનુકૃળ વાતાવરણ આપવા અનુરોધ કર્યો હતો

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના અધ્યક્ષ પદે ગઈકાલે દિલ્હીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાથો હતો સોફ્ટવેર ડિફાઈન્ડ રેડીયો સંદેશા વ્યવહારની એવી અદ્યતન પદ્વતિ છે જે માહિતીનું આદાનપ્રદાન તથા જ્યારે જામીંગ કેપેબલીટીના આધારે સંદેશા વ્યવહારને સલામત રાખવાની વ્યવસ્થા ધરાવે છે એન્ટી અદ્યતન મેરીટાઈમ મોબાઈલ કોસ્ટલ બેટરીઓ જમીન ઉપરથી જમીન ઉપર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી સુપર સોનિક બ્રાહ્મોસ મિસાઈલ સાથે જાડાશે

્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉચ્ય અને ટેકનિકલ શિક્ષણના સચિવોની બેઠકમાં તેઓ બોલી રહ્યા હતાતેમણે કહ્યું કે કોઈપણ દેશના વિકાસમાં સંશોધન એ મુખ્ય પાયો ગણાવી શકાય અને ભારત સંશોધનને પ્રોત્સાહન આપીને વિશ્વ ગુરુ બનશેતેમણે કહ્યું કે